પ્રાદેશિક સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે

આ બેઠકમાં મુખ્યમંત્રીએ જામનગર શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસ ટેસ્ટિંગ ટ્રેસિંગ કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો બેડની સંખ્યા ઓકિસજનની સુવિધા વેન્ટીલેટરરેમડેસિવિર ઈન્જેકશન સારવારની સુવિધા આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મેળવી હતી અને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપી હતી

દ્વારકા જિલ્લામાં પણ ટ્રંક સમયમાં આર

ટેસ્ટ લેબ શરૂ કરવામાં આવશે કુંભ મેળામાં ગયેલાં લોકો ગુજરાત પાછા આવશે ત્યારે તમામ લોકોને આઈસોલેટ કરવામાં આવશે આ અંગે દરેક કલેક્ટરને સુયના આપવામાં આવી છે આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહીત કૃષિ મંત્રી શ્રી આર

ફળદુ મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિ સહીત ઉચ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

ઉનાળાની ગરમીને ધ્યાને રાખીને મોરવા હડફ બેઠકના વિવિધ મતદાન મથકો ઉપર સવારમાં જ મતદારો ઉમટી પડ્યા હતા મતદારોને સર્વ પ્રથમ થર્મલ ગનથી ચકાસવામાં આવતા હતા

ઘણા મતદાન મથકો ઉપર મહિલાઓ અને યુવા મતદારોની લાંબી કતારો જોવા મળી હતી જિલ્લા ચૂંટણી દ્વારા કોઇ મતદાર બાકી ન રહી જાય એવી વ્યવસ્થાના ભાગ રૂપે દિવ્યાંગો માટે ખાસ વ્રિલચેર તથા વાહન સાથે સ્વયંસેવકોનો પ્રબંધ કરવામાં આવ્યો હતો કેટલાક મતદાન મથકો ઉપર આવા સ્વયં સેવકો દિવ્યાંગ મતદારોને સહાયરૂપ બનતા જોવા મળ્યા હતા

શ્રી રંગીલા શ્યામ સેવા સમિતી અને ગૌ પુત્ર મિત્ર મંડળ દ્વારા સંયાલિત નમો ઓક્સિજન સેવા સેન્ટરની ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ એ મુલાકાત લીધી

છોટાઉદેપુર જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને ઉપયોગી રેમડેસિવિર ઇંજેક્શન કોરોનાની સારવાર કરતી હોસ્પિટલોને નિયમિત મળી રહે તે માટે સંકલન કરવા તથા જરૂરિયાતમંદોને વિતરણ કરવા માટે છોટાઉદેપુર જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ બોડેલીના પ્રાંત અધિકારી ઉમેશભાઈ શાહને નોડલ ઓફિસર નિયુક્ત કર્યા છે

આ અંગે રાજ્ય સરકારે ગઈકાલે જાહેરનામું બહાર પાડ્યું છે જે મુજબ જે બજાર સમિતિઓની યૂંટણી પ્રક્રિયા ન્યાયિક હુકુમના અનુસંધાને હાથ ધરાયેલી છે તેવી બજાર સમિતિઓને આ જાહેરનામામાંથી બાકાત રાખવામાં આવશે